મતદાન બાદની વ્યવસ્થા અંગે ભરૂચ કલેક્ટરે સ્ટ્રોંગરૂમની ચકાસણી કરી

જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક ઉપર પપ પોઇન્ટનું સાત ટકા નોંધાયું છે

અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે લોકસભા બેઠક માટે ગઈકાલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગત મોડી રાતથી તંત્ર દ્વારા ઈવીએમ વીવીપેટને મુખ્ય નીરિક્ષકની હાજરીમાં સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની કરાયેલી કામગીરી ગઈકાલે પણ ચાલુ રહી હતી

સ્ટ્રોંગ રૂમ ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે સીસીટીવી કેમેરા બીએસએફના જવાનો તેનાત કરાયા છે

જીટીય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ છે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે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 આઈ ડી કાર્ડ સાથે રાખવાનું રહેશે

ઠક્કરે શાંતિપૂર્ણ પરીક્ષાના આયોજન માટે કેટલીક સૂચનાઓ જાહેરનામા દ્વારા બહાર પાડી છે તેમણે પરિક્ષાર્થીઓને શાંતિમય અને સૌહાર્દપૂર્ણ રીતે પરિક્ષા આપવા અનુરોધ કર્યો છે રાજકોટ પોલીસ કમિશનરે પણ ગુજકેટ પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો આસપાસ પ્રતિબંધક હુકમો જાહેર કર્યા છે

આ માછીમારોને વાઘા બોર્ડરે ભારતને સોંપાયા હતા અમારા જૂનાગઢના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં વેરાવળ મત્સ્યવિભાગના નિયામક તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલ ભારતીય માછીમારો ગોલ્ડન એકસપ્રેસ ટ્રેન દ્વારા ગઈકાલે રાતના એક વાગ્યે વડોદરા આવી પહોંચશે તેઓને બે બસ દ્વારા આજે સવારે વેરાવળ લઇ જવાશે અને તેમના પરિવારોને સોંપવામાં આવશે

તેમણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા

હવામાન વિભાગે આજથી રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે

અમદાવાદ હવામાન વિભાગે આજે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે

અમદાવાદ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ

ની વ્યવસ્થા કરવામાં આવી છે

તમામ આંગણવાડીઓમાં ઓ

એસ્ટેટ વિભાગ દ્વારા તમામ બાંધકામ સાઇટ પર પીવાના પાણીની વ્યવસ્થા રહે તે સુનિશ્ચિત કરાશે

ટી એસ ના તમામ ડેપો પર પીવાનું પાણીની વ્યવસ્થા કરાશે

એસ પેકેટનું વિતરણ કરાશે આ સાથે શહેરમાં છ મોબાઇલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ગરમીથી બચવા લોકોને વધુ પ્રમાણમાં પાણી છાશ તથા પ્રવાહીનું સેવન કરવા અપીલ કરાઈ છે આ સાથે હળવા રંગના કપડાં પહેરવા તડકામાં ફરવાનું ટાળવું જેથી તકેદારી રાખવા પણ જણાવાયું છે સેવા યજ્ઞ નવસારી જિલ્લામાં પસ્તી સે પુનરૂથ્થાનને અનોખો સેવાયજ્ઞ ગઈકાલે શરૂ કરાયો છે નવસારી જિલ્લાની શિક્ષણાધિકારી કચેરી તેમજ જિલ્લા આચાર્યસંધ શિક્ષકસંધ અને વહીવટી સંધ દ્વારા માનવતાના ધોરણે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં મધર કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિઘાર્થીઓનો જે તે વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય ત્યારે ઉપયોગમાં લીધેલ પુસ્તકો નોટબુકો વગેરે જેવી પસ્તી શાળા ખાતે દાન લઇ તેના દ્વારા થતી આવક આ ટ્રસ્ટમાં જમા કરાવી તેનો ઉપયોગ જિલ્લાના અનાથ દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વિઘાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ઉપયોગમાં લેવાના આશયથી પસ્તી તે પુનરૂથ્થાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે

આ પાંચ પ્રકલ્પોનો અમલ યુનિવર્સિટી સ્થિત ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં કરવામાં આવશે આ પાંચ પ્રકલ્પોમાં ભવનો તથા સંલગ્ન તમામ કોલેજોમાં ક્લાસરૂમ ટીચિંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરાશે